ગુજરાતને વિકાસની નવી ઊંચાઈએ લઈ જવાની નેમ સાથે અંદાજપત્રનું ઘડતર કરાયું હોવાનું જણાવતાં શ્રી પટેલે ઉમેર્યું હતું કે બાળકથી લઈ વયોવૃધ્ધના હિતને આવરી લેવાયું છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે નિર્ણાયક સરકારનું આ પ્રગતિશીલ અંદાજપત્ર લોકસુખાકારીની સગવડોનું અભૂતપૂર્વ નિર્માણ કરનારું સાબિત થશે તેમણે ઉમેર્યું હતું કે ખેતી આરોગ્ય અને શિક્ષણ માટે આટલી જંગી જોગવાઈ જવલ્લેજ થઈ હશે ભાજપના પ્રદેશ પ્રમુખ સી

પાટિલે બજેટને આવકાર આપતા કહ્યું છે કે જનતાની અપેક્ષા સંતોષાય તેનું ખાસ ધ્યાન રખાયું છે

કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર ફર્ષ વર્ધને કહ્યું કે હોસ્પિટલોએ કોવિડ રસી આપવા માટે નિશ્ચિત સમયપત્રકનું વળગી રહેવું પડતું હતું રસીકરણના સમયપત્રકને વધારી દેવાતાં રસીકરણની ઝુંબેશને વેગ મળશે ડોકટર હર્ષ વર્ધને જણાવ્યું કે ખાનગી અને સરકાર સહિતની તમામ હોસ્પિટલો તેમાં સામેલ છે

હરાજીમાં ભારતી એરટેલ વોડાફોન આઈડિયા અને રિલાયન્સ જિઓ ઇન્ફોકોમ લિમિટેડ એમ ત્રણે હરાજીમાં ભાગ લીધો હતો

કેબીનેટ ઉર્જા કેન્દ્રીય મંત્રીમંડળે આજે ભારત અને ફાન્સ વચ્ચે પુનઃપ્રાપ્ય ઉર્જા કરારને મંજુરી આપી છે ગયા જાન્યુઆરીમાં એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા તેમાં સૌર પવન હાઇડ્રોજન અને બાયોમાસ ઉર્જાને લગતી ટેકનોલોજીનો સમાવેશ કરવામાં આવ્યો છે વૈજ્ઞાનિક અને ટેકનીકલ કર્મચારીઓના વિનિમય અને તાલીમ માહિતી અને ડેટાની આપ લે વર્કશોપ અને સેમિનારનું આયોજન સાધનસામગ્રીની લેવડ દેવડ સંયુક્ત સંશોધન અને પ્રોજેક્ટ્ જેવી બાબતો આવરી લીધી છે

જાવડેકર ચૂંટણી ભાજપે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની જીતને નવા કૃષિ કાયદાને લોકોનું સમર્થન ગણાવ્યું છે કેન્દ્રીયમંત્રી પ્રકાશ જાવડેકરે આજે નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધન કરતાં કહ્યું કે આ વિસ્તારોમાં મોટી સંખ્યામાં ગ્રામીણ અને ખેડૂત મતદારો છે અને તેમનો ટેકો કૃષિ ક્ષેત્રમાં કેન્દ્રના સુધારાને મંજૂરી દર્શાવે છે

દિલ્હી એમસીડી ચુંટણી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની પેટા ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીએ ચાર વોર્ડ જીત્યા છે જ્યારે બાકીની એક કોંગ્રેસને મળી છે કલ્યાણપુરી શાલીમાર બાગ ઉત્તર ત્રિલોકપુરી અને રોહિણી સી વોર્ડમાં આપનો વિજય થયો છે પૂર્વ દિલ્ફી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસે ચૌહાણ બાંગર બેઠક જીતી છે રવિવારે પાંચ વોર્ડ માટેની યૂંટણી યોજાઇ હતી

આ ઉપરાંત લોકપાલની પસંદગી પ્રક્રિયાની સ્વતંત્રતા સુરક્ષિત રાખવા માટે ઘણા બધા સુધારા કરવામાં આવ્યા છે જાવડેકર ચિત્તા સરકાર લુપ્ત થયેલા યિત્તાના પુનઃજન્મ માટે પ્રયત્નશીલ છે

આ દિવસે જંગલી પ્રાણીસૃષ્ટિ અને વનસ્પતિની સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય વેપાર પ્રતિબંધ અંગેનું સંમેલન થોજાયું હતું આ વર્ષે વન અને આજીવિકા એ વિષય પર વિશ્વ વન્યપ્રાણી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે